પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ નાગરિકો તથા જેમને જરૂર છે તેવા નાગરિકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરવા મદદરૂપ થવા યુવાનોને અપીલ કરી છે પાત્રતા ધરાવતા બધા જ નાગરીકો કોવીન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ દ્વારા રસી લેવા નોંધણી કરાવી શકશે રસીકરણ સ્થળે એજ સમયે જઇને પણ નોંધણી કરી શકાશે

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો આજે પાટણ કલેક્ટર કચેરી ખાતે ઉચ્યસ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપે વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવાનું નક્કી કરાયું છે

રાજ્ય યૂંટણી કમિશનરે બહાર પાડેલી યાદીમાં જણાવ્યું છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો હવે પછીનો કાર્યક્રમ કોવીડની પરિસ્થિતીની સમીક્ષા કર્યા બાદ રાજ્ય યૂંટણી પંચ દ્વારા કરાશે યાદીમાં જણાવ્યું છે કે ગઇકાલે યોજાયેલી ઉચ્યસ્તરીય બેઠકમાં ગાંધીનગરમાં કોવીડની પરિસ્થિતિ તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં રાજ્ય ચૂંટણી પંચ તથા જિલ્લા કલેકટરને યૂંટણી મોકુફ રાખવા અંગે મળેલી રજુઆતો અંગે ચર્ચા વિચારણા કરાયા બાદ ચૂંટણી મોક્રફ રાખવાનો નિર્ણય લેવાયો હતો ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપના અધ્યક્ષ સી

પાટીલ ગુજરાત કોંગ્રેસ સમિતીના પ્રમુખ અમિત ચાવડા બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો આમ આદમી પાર્ટી વગેરેએ રાજ્ય યૂંટણી પંચને કોવીડની પરિસ્થિતી ધ્યાનમાં લઇને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોક્રફ રાખવા રજુઆતો કરી હતી

અમારા રાજકોટના પ્રતિનિધી જણાવે છે કે કોવીડના સામાન્ય લક્ષણવાળા દર્દીઓને આજથી શરૂ થનારા કોવીડ સેન્ટરમાં વિના મૂલ્યો સારવાર દવા તથા જમવાનું અપાશે આ ઉપરાંત કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓને યોગ અને પ્રાણાયામ પણ કરાવાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ સેન્ટરમાં તબીબો તથા નર્સની વ્યવસ્થા કરાશે

અમદાવાદની યુવા અનસ્ટેયેબલ સંસ્થા દ્વારા દેશભરમાંથી પસંદ કરેલા એક ફજાર જરૂરિયાત મંદ બાળકોને સ્કોલરશીપ સાથે સાથે આર્શીવાદ આપતા તેમણે આમ જણાવ્યું હતું રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં પ્રતિભાઓની કમી નથી પરંતુ અવસરના અભાવે આવી પ્રતિભા પાંગરી શકતી નથી તેમણે યુવા એનસ્ટેયિબલ સંસ્થાના સ્થાપક શ્રી અમિતાભ શાહ અને તેમના ધર્મપત્ની શ્રીમતી રશ્મીબેન શાહનો આવા શ્રેષ્ઠ કાર્ય બદલ આભાર માન્યો હતો

રાજયપાલશ્રીએ સ્કોલરશીપ મેળવનારા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે નવીન ધનવંતરી રથમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓની નિરીક્ષણ પણ કર્યું હતું એનેક્સિઅમદાવાદ ખાતે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આયોજિત ધનવંતરી રથ લોકાર્પણ સમારોહમાં અમદાવાદના મેયરશ્રી ધારાસભ્યશ્રીઓ શ્રમ અને કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

હાલની કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી આ જે રવિવારથી અન્ય નિર્ણયના આવે ત્યાં સુધી સોમનાથ મુખ્ય મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અહલ્યાબાઈ મંદિર શ્રીરામ મંદિર શ્રી લક્ષ્મીનારાયણ ગીતામંદિર શ્રી ભાલકા મંદિર શ્રીભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરવામાં આવે છે

શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમા લેવાયેલા આ નિર્ણય મુજબ આ ખાનગી કોવિડ કેર સેન્ટર ખાતે સરકાર દ્વારા નિયત દરોએ સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે